આ દિવસની ઉજવણીના ભાગરૃપે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ દ્વારા દિલ્હી ખાતે એક કાર્યક્રમનું આયોજન કરાયું છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે માનવ અધિકારોનું રક્ષણ એ સમાજની સામુહિક જવાબદારી છે અને કહ્યું કે તાજેતરના દેશના વિવિધ ભાગોમાંથી મહિલા વિરોધ ગુનાઓ ના બનાવો નોંધાયા છે સાર્વત્રિક માનવ અધિકારી ઘોષણાના યોગ્ય અમલીકરણ માટે હજી વધુ શું થઇ શકે તે અંગે આત્મ નિરીક્ષણ એ આ દિવસની સાચી ઉજવણી છે તેમણે કહ્યું કે લોકો પોતાની જવાબદારીઓ અવગણવી જોઇએ નહી તેમણે ઉમર્યું કે મહાત્મા ગાંધીએ અધિકાર અને ફરજને સિક્કાની બે બાજુઓ ગણાવી હતી

માઈનોરીટી કો ઓર્ડીનેશન કમિટી આયોજિત સંમેલનમાં માનવ હક દિનનો ઈતિહાસ આજના સંદર્ભમાં તેની જરૂરત સૌની સહિયારી જવાબદારી વિગેરે અંગે સમાજ આપવામાં આવી હતી નેહ્લ ઠક્કર વિધાનસભા સત્ર વિધાનસભા સત્રના આજે બીજા દિવસે કચ્છના ધારાસભ્યોના પ્રશ્નોના લેખિત ઉતરમાં વિવિધ જાણકારી અપાઈ હતી

અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાને જણાવ્યું હતું કે કંડલા બંદર નજીક મીઠાના અગરની ભાડાની જમીન પર દરિયા કિનારે જેટી બનાવવા સરકારે મંજુરી આપી છે માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના પ્રશ્નના જવાબમાં જણાવાયુ હતું કે બિનખેતી પરવાનગી આપતી કોઈ અરજી પડતર નથી

અમારા પ્રતિનિધિ જણાવે છે કે નેશનલ ગ્રીન દ્રીબ્યુનલને થયેલી ફરિયાદ ને પગલે તપાસ ખૂલી છે લુપ્ત થઈ રહેલા ખારાઈ ઊટ નો ખોરાક આ ચેર જેવી વનસ્પતિ હોવાથી ખરાઈ ઊટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા ચેર નું હરિથાળું છત્ર ક્રીક વિસ્તાર માં બચાવવા માટે લડત યાલી રહી છે દૂર દૂર નાં નાના દરિયાઈ કિનારા ની જમીન નવસાધ્ય કરવા માટેની પ્રવૃતિ યાલે ત્યાં ચેર નું નિકંદન નીકળી જતું હોવાથી કીક ક્ષેત્રનું વેપારીકરણ રોકવાની ઝુંબેશ ચાલે છે

રાજ્ય સરકાર દ્વારા રસ્તાઓના મજબૂતીકરણની ખાસ યોજાના તળે ભયાઉ તાલુકાના કામો મંજુર થયા છે સરકારે માર્ગના વિકાસ માટે જરૂરી રકમ સાથે જોબ નંબર પણ ફાળવ્યા છે આગામી દિવસોમાં જરૂરી ટેન્ડરિંગ પ્રક્રિયા બાદ કામ શરૂ કરવામાં આવશે નેહ્લ ઠક્કર અંજાર ગ્રામ સડક યોજના અંજાર વિધાનસભા વિસ્તારના વિવિધ રસ્તાના કામો માટે રૂપિયા ત્રીસ કરોડ મંજૂર કરાતાં સંબંધિત લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો આ રસ્તાના કામો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ હાથ ધરાશે

અરજી કર્યા બાદ તેની નકલ ઘઉં રાઇસરસવ જીરૂ ઇસબગુલ ઉનાળુ બાજરી અને ઉનાળુ મગફળી પાકનુ વાવેતર કર્યાનું ડીક્લેરેશન સાથે સબંધિત વિસ્તારની બેંકમાં રજુ કર્યેથી ધિરાણ મેળવી આધુનીક વૈજ્ઞાનીક પધ્ધતિએ ખેતી કરવા તેમજ ઘઉ રાઇ સરસવ જીરૂ ઇસબગુલ ઉનાળુ બાજરી અને ઉનાળુ મગફળી પાકને વિમા કવયથી સુરક્ષિત કરવા જણાવ્યું છે

ખાસ કરીને રાત્રી દરમિયાન ઠંડીનું મોજું તીવ્ર બને છે

નેહ્લ ઠક્કર ભચાઉ રાપર વંચિત વર્ગને જમીન કચ્છમાં વંચિત વર્ગને જમીન મળે તે માટે આંદોલન છેડનારા રાષ્ટ્રીય અનુસુયિત અધિકાર મંચના જીઝેશ મેવાણી દ્વારા રાપર તથા ભયાઉ ત્લુકામાં વંચિત વર્ગને જમીનનો પ્રત્યક્ષ કબજો અપાવી અને બાબા સાહેબ આંબેડકરએ આપેલા હક્ક અધિકારો અપાવીને સાચી શ્રદ્ધાંજલિ આપી હતી ભયાઉ તાલુકાના આધોઈ અને ચોપડવા તથા રાપર તાલુકાના જેશડા ગામ ખાતે વંચિત વર્ગને પ્રત્યક્ષ જમીન સોપણી કરવામાં આવી હતી